પ્રધાનમંત્રીએ લોકોને તેમના વિયારો જણાવવા કહ્યું છે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

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમારંભના અધ્યક્ષસ્થાને જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહેશે પ્રધાનમંત્રી સ્વાસ્થ સેવા યોજના અંતર્ગત આ સુપર સ્પેશયાલીટી હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવ્યું છે

આ વાત સાવ ખોટી છે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 આર સી પ્રક્રિયાનો ભાગ છે અને આસામમાં આ પ્રક્રિયા સર્વોચય અદાલતના હુકમ અને આસામ સંધિના ભાગરૂપે હાથ ધરાઈ છે આખા ભારત માટે જ્યારે એન આર સી લાગુ કરવાનું થશે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 આસામ સિવાયના અન્ય ભારતમાં એન આર સી

સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ધણાં વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સરેરાશ તાપમાન કરતા ઓછું નોંધાયું હતું

ત્યારપછી લધુત્તમ તાપમાનમાં તબકકાવાર વધારો થઈ શકે છે

કેડેટસનો વિદાય સમારંભ યોજાઈ ગયો

સી કેડેટોને અભિનંદન આપીને કહ્યું કે દેશભકિત અને દેશપ્રેમથી છલોછલ આ તેજસ્વી તારલાઓ ગુજરાતનું નામ દેશમાં રોશન કરશે

રમત ગમત શિસ્ત પર્યાવરણ રક્ષણ અને સમાજસેવાના કાર્યોથી આગવી ઓળખ ધરાવે છે

સી સી ના એ ડી જી

સી દ્વારા હાથ ધરાયેલી તાલીમ સાહસીક અને સમાજસેવા જેવી પ્રવૃતિઓની માહિતી મુખ્યમંત્રીને આપી હતી આ પ્રસંગે યુવાનો માટે મહાત્માના બોધપાઠ થીમ સાથે ફલેગ એરીયા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો